આદિવાસ ખેડૂતો માત્ર પરંપરાગત ખેત પધ્ધતિ ઉપર જ નિર્ભર ન રહેતા સુધારેલ મકાઈ તથા શાકભાજીના બિયારણ તથા ખાતર અને ખેતીને લગતી આવશ્યક તાલીમ મેળવી વધુ ખેત ઉપજ અને વધુ આવક રળતા થાય અને તેમનું જીવનધોરણ સદ્વર થાય તેવા ઉદેશ્યથી શરૂ થયેલી આ યોજનામાં અત્યાર સુધી આશરે પાંચ લાખ આદિજાતી ખેડૂતોને લાભ આપવામાં આવ્યા છે

પણ આ વર્ષે કોરોના મહામારીને લીધે તે મોકૂક રાખવામાં આવી છે તેના બદલે શિક્ષકો ઘરે ઘર જઈને બાળકોની નોંધણી કરશે

તેમણે જણાવ્યું હતું કે આ વખતે શાળા પ્રવેશોત્સવ ફિઝિકલ થયો નથી તેમ છતાં બાળકોને પ્રવેશ મેળ્યો છે

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ફેસબુકના માધ્યમથી જોડાયા હતા

દર્દીઓમાં પોલીસે પકડેલા બે આરોપી અને એક જેલકર્મીનો સમાવેશ થાય છે આ નવ દર્દીઓમાં ભુજના તરણ માંડવીના બે અંજાર ગાંધીધામ રાપર અને અબડાસાના એક એક દર્દીનો સમાવેશ થાય છે

ગત દિવસોમાં બંદૂક વડે ઢેલનો શિકાર કરતા ઝડપાયેલા ભુજના બે યુવકોની પૂછતાછમાં ડિલરની મિલિભગતથી ગેરકાયદે શસ્ત્ર વેચાણના રાજ્યવ્યાપી કારોબારનો પર્દાફાશ થયો હતો શિતલ વૈશ્નવ વરસાદી ઝાપટાં અષાઢી બીજથી એક સપ્તાહ કોરું ગયા બાદ ગઈકાલે કચ્છમાં ઝાપટાથી અડધા ઈંચ સાથે મેઘરાજાની ફરી એન્ટ્રી થઈ હતી પૂર્વ કચ્છના રાપર અને ભચાઉ પશ્ચિમે નખત્રાણા લખપત અને અબડાસા તેમજ માંડવી અને મુન્દ્રામાં વરસાદે હાજરી પુરાવી હતી જ્યારે ભુજ અંજાર અને ગાંધીધામમાં અસહ્ય બફારા વચ્ચે લોકોની મેઘમહેર માટેની પ્રતિક્ષા લંબાઈ હતી